ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની ધો

ના કામો સત્વરે પૂર્ણ થાય તળાવો ઉંડા કરવા જેવા જળસંચયના લાંબાગાળાના કામો દ્વારા સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી નગરોને રહેવા લાયક માણવાલાયક સુવિધાઓ આપવાનું આપણું લક્ષ્ય છે

એવા કરોડો નાગરિકોને માળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે જેના પરિણામે જ ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિત અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ આરોગ્યની પરિસ્થિતિ વિકટ ન બને તે માટે નાયબ મુખ્યમંદ્દી શ્રી નીતિનભાઇ પટેલ અને આરોગ્ય કમિશ્નર જયંતિ રવિની અધ્યક્ષતામાં એપિડેમીક મેડિકલ ઓફિસ અને જિલ્લા મેડીકલ ઓફિસરોની મિટીંગ યોજા હિતી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્ય અને મેલેરિયાના કેસોની સંખ્યા ઓછી છે સમગ્ર રાજ્યમાં સાફ સફાઇ ગપ્પી મછલી નાંખવાનું કામ તથા ડેન્ગ્યુ ન ફેલાય તે માટે સૂચના આપવામાં આવી છે એલર્ટ રાજ્યમાં તહેવારો દરમ્યાન આતંકી હુમલા અંગે મળેલા ઇનપુટને પગલે સમગ્ર કચ્છના બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકપોસ્ટ ઉભી કરી પોલીસે વાહનોનું ચેકીંગ હાથ ધર્યું છે

બોર્ડરથી ગુજરાત રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનોને ચેકીંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે

બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે સર્વશ્રી ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ પ્રકાશભાઈ પુરૂષોત્તમભાઈ ટિપરે ડૉ

આજે સવારે સત્તાધારની જગ્યામાં તેના નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે રખાતાં સૌરાષ્ટ્રભરમાંતી સંતો અને તેમના શિષ્યો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડચા હતા મહંત શ્રી જીવરાજબાપુએ તેમના જ ગુરૂ શામજી બાપુની પરંપરા જાળવી રાખીને આપાગીગાની જગ્યામાં સવાર સાંજ અન્નક્ષેત્રમાં હજારો શ્રદ્ધાળુઓને પ્રસાદનો લાભ મળતો હતો જીવરાજબાપુના દેહાવસાનને પગલે વિસાવદર ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના તીર્થ સેવાધામ સતાધારની આપા ગીગા જગ્યાના મહંત પૂજ્ય જીવરાજ બા્પુના દેહવિલય અંગે દ્દખની લાગણી વ્યકત કરી સદ્દગતને ભાવાંજલી પાઠવી છે

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ઇન્સ્પાયર માનાંક એવોર્ડનું આઇ

ખાતે આયોજન કરાયું હતું

આ પ્રોજેક્ટ ભૂગર્ભ ગટર વ્યવસ્થા પર આધારિત છે જે ભૂગર્ભ ગટરમાં તેમજ કોઇ પણ ગટરમાં રહેલા ગંદા પાણી કચરા કે અન્ય સામશ્રીનું સરળતાથી નિકાલ કરે છે કોઇ પણ વ્યક્તિએ ગટર સાફ કરવા ગટરની અંદર જવાની જરૂર રહેતી નથી

આ સાધન સરળ હોવાથી કોઇ પણ વ્યક્તિ સરળતાથી ચલાવી શકે છે અને તેના માટે મોટર કે જનરેટરની જરૂરિયાત નથી રહેતી આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે ફાયદાકારક છે આશા પવારને તેના ગણિત વિજ્ઞાન શિક્ષકે માર્ગદર્શન આપ્યું હતું તદ્દન ગરીબ પરિવારની દીકરીને એવોર્ડ મળતા મજૂરી કામ કરતી તેની માતાએ ખૂશી વ્યક્ત કરી હતી

આ સભામાં કેન્દ્રિયમંત્રી શ્રી મનસુખ માંડવિયા અને સહકારી અત્રણી શ્રી દિલીપ સંઘાગ઼ી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ વિક્રલભાઇ રાદડીયાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

માં જમા કરાવશે

ડુબી જતા મોત ટંકારા તાલુકાના હડમતીયા ગામના તળાવમાં ડુબી જવાથી બે ભાઈઓના મોત નિપજયા છે

પોલીસને જાણ કરાતા બંને બાળકોના મુતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે શ્રમિક પરિવારના બે બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે

કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રાણી અત્યાચાર ક્રૂરતા નિવારણના નવા કાયદાઓ અને તેના અમલીકરણ બાબતે ચર્ચા કરાઇ હતી

શૈક્ષિક મહાસંઘની દહેરાદૂન ખાતે મળેલી રાષ્ટ્રીય બેઠકમાં નક્કી થયા મુજબ દેશના તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો

જેના અંગે બોટ એસોસીએશને નાયબ મત્સ્યોઘોગ નિયામકને રજૂઆત કરી હતી